આજે હાથ ધરાનાર તારાંકિત પ્રશ્નોતરી માં સામેલ વિભાગો માં નાણાં માર્ગ અને મકાન આરોગ્ય અને પરીવાર કલ્યાણ તબીબી શિક્ષણ નર્મદા કલ્પસર પાટનગર યોજના ઉચ્ય અને ટેકનીકલ શિક્ષણ કાયદો અને ન્યાયતંત્ર વૈધાનિક અને સંસદીય બાબતો મીઠા ઉદ્યોગ ગો સંવર્ધન નાગરીક ઉડયન વન વિભાગ બાળ કલ્યાણ અને પંચાયત નો સમાવેશ થાય છે

તપાસ પૂર્વ કચ્છનાં ભયાઉ તાલુકા માં ચેર નું નિકંદન કઢાયું હોવાની ફરિયાદ ની ખરાઈ કરવા દિલ્લી થી એક ઉચ્ય પ્રતિનિધિમંડલ આજે કચ્છ પહોચી રહી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે નેશનલ ગ્રીન દ્રીબ્યુનલને થયેલી ફરિયાદ ને પગલે તપાસ ખૂલી છે લુપ્ત થઈ રહેલા ખારાઈ ઊટ નો ખોરાક આ ચેર જેવી વનસ્પતિ હોવાથી ખરાઈ ઊટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા ચેર નું હરિયાળું છત્ર ક્રીક વિસ્તાર માં બયાવવા માટે લડત યાલી રહી છે દૂર દૂર નાં નાના દરિયાઈ કિનારા ની જમીન નવસાધ્ય કરવા માટેની પ્રવૃતિ યાલે ત્યાં ચેર નું નિકંદન નીકળી જતું હોવાથી ક્રીક ક્ષેત્રનું વેપારીકરણ રોકવાની ઝુંબેશ ચાલે છે ખરાઈ ઊંટ ની ખાસિયત છે કે તે દરિયા નાં પાણી માં પણ તરી શકે છે હવા માન સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાત માં હવામાન સૂકં રહેવાની અને ઠંડી નો ચમકારો વધવાની આગાહી આવતા ચાર દિવસ માટે આપવામાં આવી છે

અરબી સમુદ્ર માં પશ્ચિમ મધ્ય તથા દક્ષિણ પશ્ચિમ દિશા તરફ દરિયો નહીં ખેડવા માછીમારો ને કહેવાયું છે આદમખોર દીપડો બગસરા પંથકમાં આદમખોર બનેલા દીપડાને જબ્બે કરવા માટે ગામડા ખૂંદી રહેલી વન વિભાગ ની ટુકડીઓ ને તેનું પગેરું લુંધીયા ગામે મળ્યું છે પણ હજુ દીપડી તેમણે હાથતાળી આપી રહ્યો છે દરમ્યાન લૂંધીયા ગામે દીપડા નો ડર એટલો વ્યાપક બન્યો છે કે દિવસે પણ બહાર નિકલવાનું લોકો ટાળી રહ્યા છે

લુંઘીયાની આ શાળામાં અભ્યાસ કરતા બાળકોએ દીપડાને જોયો હોવાથી સૌ ભયભીત છે શિક્ષકો અને આચાર્ય પણ તેમના સંતાનસમા વિદ્યાર્થીઓથી ચિંતીત છે જેથી તેઓ રિસેસ દરમિયાન પણ વિદ્યાર્થીઓને પળવાર માટે એકલા મુક્તા નથી ફ્રર દીપડો આ ગામે લોફી ચાખી ગયો હોવાથી અહી જ પાછો ફરશે તેવી ધારણા થી આખું ગામ સાવચેત છે અને વન વિભાગ ની મદદ થી પડકાર નો સામનો કરવા તૈયાર થયું છ તો રાજુલા તાલુકા નાં ચાંચ બંદર નાં સરપંચ કાનજીભાઇ ચૌહાણે રાષ્ટ્રીય પક્ષી મોર નું મારણ કરતાં દીપડાઓ ને ચાંચ બંદર થી દૂર કરવાની રજૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરી છે યાંચ બંદર નાં લોકો વતી રજૂઆત કરતાં તેમણે કહ્યું છે કે દરિયાઈ પટ્ટી માં મોર ની ખૂબ મોટી વસ્તી હોવાથી દીપડા તેને ખોરાક બનાવી રહ્યા છે જે વાત સ્થાનિક લોકો ને ગમતી નથી જુનાગઢ મેંદરડા અકસ્માત ગોધરા થી ફરવા નીકળેલા ચાર યુવાનો માંથી બે યુવાનોના જુનાગઢ જિલ્લા માં મેંદરડા નજીક એક તળાવ માં ડૂબેલી કારમાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે જ્યારે અન્ય બે યુવાનો લાપતા બનતા પોલીસે તેની શોધખોળ આરંભી છે પટેલ પરિવારના ચાર યુવાનો યાર દિવસ પહેલા ગોધરા થી ફરવા માટે નીકબ્યા હતા પણ બે દિવસ પહેલા તેઓનો મોબાઈલ સંપર્ક તૂટી ગયો હતો અને છેલ્લું લોકેશન મેંદરડા પાસે નું જોવા મળતા મેંદરડા પોલીસ અને અન્ય યુવકોએ આ ચારેથ યુવાનોની શોધ આરંભી હતી દરમિયાન મેંદરડા પાસે તળાવમાં ઇકો કાર પડી હોવાની જાણ થતાં ત્યાં તપાસ કરવામાં આવી હતી ત્યારે કારમાંથી બે યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે બીજા બે યુવાનો લાપતા છે પોલીસે આ ઘટના અકસ્માત છે કે અન્ય રીતે યુવાનો ના મોત થયા છે તે અંગે તપાસ હાથ ધરી છે અકસ્માત ભાવનગર જિલ્લાના તળાજા મહ્વા હાઇવે પર પસ્વી ગામ નજીક હાઇવે પર પડેલ બંધ ટ્રક પાછળ ટ્રિપલ સવારી બાઈક યાલકો ધુસી જતાં સ્થળ પરજ બે વ્યક્તિનાં મોત નિપજ્યા હતા

સ્થળપરજ હકાભાઈ ભગવાનભાઈ ગઢવી અને હેમુભાઈ બાલાભાઈ લુણીયા ગઢવીનાં સ્થળપર મૃત્યુ થયાં હતાં ઇજા ગ્રસ્ત રામજીભાઈ હિપાભાઈ ને રેફરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે રેલવે પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળની છ ટ્રેનો વડોદરા સ્ટેશનના બદલે છાયાપુરી સ્ટેશન પરથી જશે

વડોદરા સ્ટેશન પર ભીડના કારણે છાથાપુરી સેટેલાઇટ સ્ટેશન વિકસાવવામાં આવ્યું છે તેમાં સોમનાથ જબલપુર એક્સપ્રેસ ઓખા નાથ દ્વારા એક્સપ્રેસ જામનગર વૈષ્ણોદેવી એક્સપ્રેસ હાપા વૈષ્ણોદેવી એક્સપ્રેસ અને ઓખા ગોરખપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે નાબાર્ડ મહેસાણા જિલ્લા બેન્કર્સ કમીટીની કલેક્ટર એચ

નાબાર્ડ મેનેજર રાહ્લ પાટીલે જણાવ્યું હતું કે જિલ્લામાં વિકાસકાર્યો સહિતની બાબતોને ધ્યાને લઇ તૈયાર કરાયો છ આગામી વર્ષ ઘિરાણ લક્યાંેરક અપાશે

બેઠકમાં સાંસદ શારદાબેન પટેલ રિઝર્વબેન્ક ઓફ ઇન્ડિયામાંથી મુકેશ મોદી તથા બેંકોના મેનેજરો હાજર રહ્યા હતા